પ્રાદેશિક સમાયાર હિના મોદી વાંચ છે

શ્રી મોદીએ કહ્યું કે જનૌષધિ કેન્દ્રો તબીબી સારવારનો ખર્ચ ઘટાડવાની સાથે સાથે યુવાનોને માટે રોજગારની તકો પૂરી પાડે છે

આ પ્રસંગે નોંધપાત્ર કામગીરી કરનારને પુરસ્કાર આપવામાં આવ્યા હતા પ્રધાનમંત્રીએ અમદાવાદના રાજુ સહિત જનઔષધિ કેન્દ્રોના કેટલાક લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ ઉપસ્થિત રહ્યા હતા નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે જણાવ્યું કે પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોર દ્વારા ડાયાબીટીસ બીપી જેવા રોગોની દવા સસ્તા દરે ઉપલબ્ધ બનશે જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ગંભીર માંદગીમાંથી ઉગારવા માટે આ સ્ટોર આશીર્વાદ રૂપ સાબિત થશે તેમણે કહ્યું કે બદલાતી જીવનશૈલી સાથે નવા નવા રોગો ઉદ્ ભવી રહ્યા છે તેવા સમયે શરીરની કાળજી માટે દવા સિવાય કોઇ વિકલ્પ બયતો નથી ત્યારે આ જનઔષધિ સ્ટોર ગરીબ પરિવાર માટે ખૂબ ઉપયોગી બની રહેશે

જામનગરમાં પણ જન ઔષધિ દિવસ નિમિત્તે ખાસ કાર્યક્રમ યોજાયો હતો તેમાં ઉપસ્થિત સાંસદ પૂનમ માડમે દર્દીઓને વ્યાજબી ભાવે દવા પૂરી પાડતાં આવાં કેન્દ્રોનો લાભ લેવા અનુરોધ કર્યો હતો

જનઔષધી સ્ટોર પર રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં લોકોના સ્વાસ્થ્ય સલામતી માટે ગ્રામ જનોને ડાયાબિટીસ સુગર બીપી ફ્રીમાં તપાસ કરી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો અને કાર્યકરોએએ હાજરી આપી હતી

આંતરરાષ્ટ્રીય મહિલા દિનના પૂર્વ દિને નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત ખાતે યોજાયેલા વી સ્ટાર્ટ અપ સમિટ નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી એ કહ્યું કે આજના કાર્યક્રમના સંવર્ધક રોકાણકાર સંશોધક અને સંચાલક તમામ મહિલાઓ છે તે જાણીને આનંદ થયો છે વિદેશની સંસ્કૃતિમાં નારી શક્તિની ઉપાસના અને માન સન્માન માત્ર એક દિવસ એટલે કે વિશ્વ મહિલા દિવસ પૂરતા ઊજવાય છે પરંતુ ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓનું સન્માન આદર એ સદીઓની અને નિત્ય પરમ્પરા એ હમેશા રોજ થાય છે મુખ્યમંત્રીએ કહ્યું કે ગુજરાતમાં સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની યુનિવર્સિટીઓમાં સ્ટાર્ટઅપ અને ઇનોવેશન ઇન્ક્યુબેટર સેન્ટ્રરો ઉભા કર્યા છે

ડી કરતા વિદ્યાર્થીઓને તેમના શોધનિબંધ માટે શોધ યોજના અંતર્ગત દર મહિને પંદર હજાર રૂપિયાની સહાય અપાય છે શ્રી વિજય રૂપાણીએ કહ્યું કે સમાજના તમામ ક્ષેત્રોમાં મહિલાઓ આગળ આવી નેતૃત્વ લે તે સમયની તાતી જરૂરિયાત છે રાજ્ય સરકારે મહિલાઓને મિલકતના અધિકાર ધરાવતી થાય તે માટે મિલકત નોંઘણી ફીમાં માફી આપી છે જેનાથી અનેક મહિલાઓ મિલકતની માલિક બની છે તેમણે ક્હ્યું કે મહિલાઓને સહાય મળે સ્ટાર્ટઅપ માટેનું વાતાવરણ ઉભું થાય તે માટે તમામ જરુરી સહકાર રાજ્ય સરકાર આપશે

જેમાં સ્ત્રી રોગ અને આંખ રોગ તપાસણી અને સારવાર અંગેના નિઃશુલ્ક આરોગ્ય જન જાગૃતિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિશ્વ મહિલા દિન ઉજવણી નિમિ ત્તે ઝાલાવાડમાં વિવિધ ક્ષેત્રે સેવાકીય પ્રવૃત્તિ કરતા સમાજ સેવકોને શાલ અને પુષ્પ હારથી સન્માનિત કરવામાં આવ્યા હતા

હૈદરાબાદથી મુસાફરોને લઇને આજે આવી પહોંચેલા વિમાન ચાલકદળ અને મુસાફરોનું રાજકોટ વિમાન મથકે સ્વાગત કરવામાં આવ્યું હતું વિમાનનું પાણીના વિશાળ કુવારાથી યાલકદળના સભ્યોનું પુષ્પગુચ્છથી જ્યારે મુસાફરોનું મિઠાઇ ખવડાવીને સ્વાગત કરાયું હતું

ગત વર્ષે કોરોના મહામારીના પગલે આસો અને ચૈત્રી નવરાત્રિ દરમિયાન ભાવિકો માટે દર્શન બંધ રખાયા હતા

બીજા દિવસે ચૈત્ર સુદ એકમથી નવરાત્રીનો પ્રારંભ થશે અને આ પાવન પ્રસંગે નોરતા દરમ્યાન પણ ભક્તો માં આશાપુરાના દર્શનનો લાભ લઇ શકશે ચૈત્ર સુદ સાતમના રોજ જગદંબા પૂજન બાદ હોમ યજ્ઞાદિક વિધિ અને રાત્રે જાગીર અધ્યક્ષના હસ્તે શ્રીફળ હોમવાની પાવન વિધિ સંપન્ન કરવામાં આવશે

જિલ્લામાં શાળા કોલેજો શૈક્ષણિક સંકુલો એસટી બસ ડેપો કામદારો સુધી પહોંચીને વ્યસનોથી થતા નુકશાન અને ગંભીર બીમારીઓ બાબતે જાણકારી આપી સ્વસ્થ પરિવાર અને તંદુરસ્ત સમાજના નિર્માણ માટે જાગૃતિ ઉભી કરવામાં આવી રહી છે જિલ્લા ટૉબેકોં કંટ્રોલ સેલ પાટણ દ્વારા જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાટણ ખાતે હોમગાર્ડસ કર્મચારીમાં વ્યસન મુક્તિ અંગે સોશ્યલ ડિસ્ટન્સ સાથે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો